આ વિજય સાથે ભારતે વિશ્વકપ સ્પર્ધામાં સતત બીજો વિજય મેળવ્યો છે

આ પ્રસંગે સંબોધન કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૌરવ સાથે જણાવ્યું કે રાજ્યમાં સાફ નિયત અને સ્પષ્ટ નીતિથી સાર્વત્રિક શિક્ષણનો વ્યાપ વધારીને ભાવિ પેઢીને વિશ્વ સાથે કદમ મિલાવવા સજજ અને સક્ષમ બનાવવા ગુજરાતે પહેલરૂપ શરૂઆત કરી છે રાજ્યભરના પ્રાથમિક શિક્ષકો સહિત શિક્ષણ જગતને આહવાન કરતાં મુખ્યમંત્રી શ્રી એ જણાવ્યું કે રાજ્યની સરકારી શાળાઓમાં સેલ્ફ ફાયનાન્સ સંસ્થાઓથી પણ ઉત્કૃષ્ટ શિક્ષણ વ્યવસ્થાઓ ઊભી કરી સરકારી શાળાઓમાં પ્રવેશ માટે લોકો પ્રેરિત થાય તેવું વાતાવરણ ઊભું કરીએ મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ ઉમેર્યું કે ડીજીટલ માધ્યમ દ્વારા હાથ ધરાયેલા આ નવતર આયામો થકી ગુજરાત દેશનું રોલ મોડલ બનશે તેમણે શાળા શિક્ષણમાં ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ દ્વારા ડીજીટલ ગુજરાતના નિર્માણમાં સહભાગી થવા બદલ શિક્ષણ વિભાગની ટીમને અભિનંદન આપ્યા હતા

નું કામ પેપરલેસ અને ઝડપી બનાવવા ટેબ્લેટ વિતરણ પણ કર્યું હતું તથા શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોનું સન્માન કર્યું હતું

પ્રોટોટાઈપ ડિવાઈસ ચારૂતર વિદ્યામંડળ સંચાલિત બીવીએમ એન્જિનિયરીંગ કોલેજમાં ઇલેક્ટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ધ્વની ત્રિવેદીએ દિવ્યાંગો માટે પ્રોટોટાઇપ ડિવાઇસ વિકસાવી છે જે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ખાતે રજૂ કરવામાં આવી હતી ધ્વની ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ પ્રોટોટાઇપ ડેવલપ કરવાનો મૂળભૂત ઉદ્દેશ્ય દિવ્યાંગોને આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સ દ્વારા મદદ કરવાનો છે તથા વર્તમાન સમયમાં દિવ્યાંગો માટે ટેક્નોલોજી વરદાનરૂપ બની રહે તથા તેના દ્વારા દિવ્યાંગોની કાર્યક્ષમતા વધારવાનો છે

મનસુખ માંડવિયા કેન્દ્રિય શિપિંગ રસાયણ અને ખાતર રાજ્યમંત્રી મનસુખ માંડવીયાએ ગઈકાલે ભાવનગર ખાતે ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તાઓની સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી આ પ્રસંગે મેયરશ્રી તથા સાંસદશ્રી ડોકટર ભારતીબેન શિયાળ સાથે અગ્રણી કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે ભાવનગર જીલ્લાના વિકાસ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર ધ્વારા અનેક પ્રયાસો થયા છે ઉપરાંત માળખાગત સુવિધાઓ વિકસાવવામાં આવી છે જેમાં ભાવનગર અમદાવાદને જોડતો ચાર લેન રોડ ભાવનગર થી મહુવા અને સોમનાથને જોડતો માર્ગ રેલ કનેકટીવીટી ઘોઘા દહેજ રોરો ફેરી સુવિધા વગેરેનો સમાવેશ થાય છે તેમણે ઈકો ફ્રેન્ડલી અલંગ શીપ બ્રેકીંગ અને રીસાયકલીંગ યાર્ડના વિકાસનો પણ ઉલ્લેખ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે વિવિધ વિકાસ યોજનાઓ થકી ભાવનગરની આર્થિક સમૃધ્ધિમાં વધારો થશે અને લોકોને રોજગારીની તકો પ્રાપ્ત થશે

હેવામાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગઈકાલે પણ કાળઝાળ ગરમીનું મોજૂં ફરી વળ્યું હતું જે આવતીકાલ સુધી યથાવત રહેવાની શક્યતા છે બુધવારથી વાદળછાયું વાતાવરણ થવા સાથે હવામાં ભેજનું પ્રમાણ ધીમે ધીમે વધવા સાથે ગરમીમાં ઘટાડો થવાની શક્યતા છે

તીવ્ર ગરમીની આ અસર હેઠળ બપોરના બેથી પાંચ વાગ્યા સુધી ખાસ કરીને બાળકો અને વૃદ્વોને ખુલ્લામાં બહાર નહીં નીકળવાની સલાહ અપાઇ છે આ ઉપરાંત આછા રંગનાં સુતરાઉ તેમજ આખું શરીર ઢંકાઇ રહે તેવા ખુલ્લાં કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી છે

આ ઇનિંગમાં રોહિત શર્માએ બે હજાર રન નોંધવવાની સિદ્ધિ પણ મેળવી હતી

ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથ ડેવિડ વોર્નર અને એલેક્સ કેરીએ અડધી સદીઓ ફટકારી હતી

જે આપ ડીટીએસ હિન્દી તથા વધારાની ફિકન્સીઓ પરથી સાંભળી શકશો